શ્રી માંડવિદ્યાએ કહ્યું રસાયણિક ખાતર એને યુરીથાથી જમીન ને ભારે નુકસાન થાય છે ઇફકો દ્વારા આ નેનો ફર્ટીલાઈઝર શોધવામાં આવ્યું છે મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતી કૃષિ બાબતનું યોગ્ય આયોજન તથા મહેનત કરે બાંકી તમામ રીતે ખેડૂતોને મદદરૂપ થવા સરકાર હર હંમેશ તૈયાર છે સરકારશ્રી દ્વારા આપેવામાં આવતા લાભો બાબતે સૌ ખેડૂતો જાગૃત થાય અને ઉપલબ્ધ તમામ લાભો લઇ કૃષ્ષિ વિકાસમાં આગળ વધે કરછમાં પ્રવાસન વિકાસ ક્ષેત્રે રણોત્સવ પછી અને કરછના વધુ ક પ્રવાસન સ્થળોનાં જેના વિકાસ માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી તે પૈકી યાર સ્થળોનાં વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે જીલ્લાનાં આયોજન વિભાગના સુત્રોમાંથી મળતી જાળકારી અનુસાર જે સ્થળો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એમાં ઝારાડુંગરપુંઅરેશ્વરકંથકોટ અને કટારીયાનો સમાવેશ થાય છે

માંડવી કાંતિતીર્થ નજીક દરિયા કિનારાનાં વિકાસ માટે તેમજ અંજાર તાલુકાનાં સતાપર ખાતે ગોવર્ધનપૂર્વતનાં વિકાસનાં કામો માટેની દરખાસ્ત હજુ વિયારાધીન હોવાનું જાણવા મળે છે ગુપ્તચરા સંસ્થાના અહેવાલો અને અમુક બનાવોના પ્રગલે જિલ્લામાં ત્રાસવાદી અને અસામાજીક તત્વો આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે કે માનવ જીંદગીની ખુવારી થાથ અને લોકોની સંપતિને નુકશાન પહોંચાંડવાની કોશિષ કરે તેમ છે આવા તત્વી મહત્વના શહેરોમાં ગેસ્ટફાઉસ હોટલ લોજમાં રોકાણ કરતા હોય છે અને શહેરનો સર્વે કરી સ્થાનિક પેરિસ્થિતિથી વાકેફ થઇ ત્રાસવાદી કે અસામાજીક પ્રવૃતિને અંજામ આપતા હોથ છે આવી પરિસ્થિતિના નિવારણ અને અંકુશ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા અને સલામતી માટે ભયજનક તત્વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સયોટ માહિતી પ્રાપ્ત થઇ શકે તે માટે એક જાહેરનામા દ્વારા જિલ્લાની મહેસુલી હૃદમાં આવેલ તમામ હોટલગેસ્ટફાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનોમું બહાર પાડી તકેદારીનાં પગલાંઓની ચૂસ્તપણે અમલ કરવા જણાવ્યું છે

લોહી ભેગું કરવાના ભાગરૂપે જીલ્લામાં ચોજાતા કાર્યક્રમો પ્રસંગે ખાસ ઝંબેશ શરૂકરીને લોકોને જાગુત કરેવા સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા